માસિક કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમનું આકાશવાણી તથા દૂરદર્શનના સમગ્ર નેટવર્ક ઉપરાંત વેબસાઈટ ન્યૂઝઓન એર પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે મન કી બાત કાર્યક્રમના હિન્દી પ્રસારણ બાદ આકાશવાણી પરથી તરત જ તેનો પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદ પ્રસ્તુત કરવામાં આવશે જેનું પુનઃપ્રસારણ રાત્રિના આઠ વાગ્યે કરવામાં આવશે આશુતોષ અંતાણી પ્રધાનમંત્રીઃગુજરાતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં ખેતી પ્રવાસન અને આરોગ્યક્ષેત્રની ત્રણ યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો પ્રધાનમંત્રીએ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો એવી જ રીતે તેમણે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હ્રદયરોગ સારવાર હોસ્પિટલ અને ગિરનાર પર્વત ખાતે રોપ વે યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે કિસાન સૂર્યોદથ યોજનાથી જ્વનાગઢ ગીર સોમનાથ અને તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં ખેડૂતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજી ખૂલશે

ઓપતિને અવસરમાં પલટાવવાનું ગુજરાતમાં સામર્થ્ય છે સૌરાષ્ટ્રનું ગિરનાર એ ગુજરાત જ નેફી પરંતુ દેશનું ઉન્નત શિખર છે ત્યારે રાજ્ય અને દેશના શ્રદ્વાળુઓ ગિરનાર પૂર ઝડેપથી જઈ દર્શન કરી પરત ફરે તે માટે આ રોપ વે કાર્યાન્વિત કર્યો છે નાયલ મુખ્યમૅત્રી નીતિને પટેલે અમદાવાદ ખાતે નવનિર્મિત બાળકો માટેની હૃદયરોગની હોસ્પિટલના ઉદ્દઘાટનેમાં કહ્યું હતું કે આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત અને ગુજરાત સરકારની મા વાત્સલ્ય યોજેનાના હેલ્થ કાર્ડ અંતર્ગત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે

આશુતોષ અંતાણી

રાજ્યમાં ગઈકાલે કોવિડ સંક્રમણથી વધુ છે દર્દીનાં મોત થયાં છે

ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી વિસ્તારમાં છ તથા ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટિવ કેસ સાથે આઠ કેસ નોંધાયા હતા